ભાજપ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ માટેની યોજનાઓ એન ડી એ સરકાર ચાલુ રાખશે

પી એલ

તેમણે કહ્યું કે ત્રાસવાદ સામેની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે રાખવો એ સાચું પગલું છે રાષ્ટ્રસંઘ પ્રતિબંધ સમિતિમાં આ મુદ્દો લઈ જવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય વાજબી હતો અને તે રાજનૈતિક વિજય છે રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ અકબરૂદ્દીને જણાવ્યું કે ભારતના આ પ્રયત્નમાં નાના મોટા તમામ દેશોને સફથોગ મળ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસંઘના આ ઠરાવને ત્રાસવાદ સામેની લડાઈમાં દેશની જનતાનો મોટો વિજય ગણાવ્યો ફતો ગઈકાલે જયપુરમાં એક ચૂંટણી જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાન સમર્થીત ત્રાસવાદી સંગઠનો સામેની કાર્યવાફીનું આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ સમર્થન કર્યું છે અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે રાષ્ટ્રસંઘના તમામ દેશોએ આ સંગઠનો અને તેના નેતાઓની તમામ સંપત્તિ જપ્ત કરવી જાઈએ

બ્રિટનના વિદેશ મંત્રાલયે દક્ષિણ એશિયા પ્રાંતમાં આ પગલાંને એક રચનાત્મક બાબત ગણાવી છે ફાન્સે પણ તેના પ્રથત્નોની સફળતા બદલ સંતોષ વ્યક્ત કર્યો ઉલ્લેખનિથ છે કે પુલવામામાં ત્રાસવાદી ફમલા બાદ અમેરિકા બ્રિટન અને ફાન્સે એક અરજી દ્વારા અઝફરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા દરખાસ્ત કરી ફતી

પંચે જણાવ્યું છે કે મફારાષ્ટ્રના લાતુરમાં પ્રધાનમંત્રીએ કરેલા પ્રવચનમાં આચાર સંહિતાનો ભંગ થાથ છે એવી ફરિયાદને તપાસવામાં આવી હતી અને તેમાં કંઈ જ વાંધાજનક લાગ્યું નથી

આ ઉપરાંત પંચે કોંગ્રેસના નેતા નવજાતસિંહ સિંધ્ધુએ અમદાવાદમાં પ્રધાનમંત્રી સામે કરેલી ટીકા અંગે આજે સાંજ સુધીમાં જવાબ માંગ્યો છે

પંચે સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાને પણ આજે ચાર વાગ્યા બાદ ત્રણ દિવસ માટે પ્રચાર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમણે પ્રચારમાં ખરાબ ભાષા વાપરી હતી

તેમણે એન ડી એ

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મિશન મોડ પર કામ કરે છે જ્યારે કોંગ્રેસ વિકાસ આડે રોડા નાખે છે

મધ્યપ્રદેશના ફોશંગાબાદ નજીક પિપરીયા ગામે ચૂંટણી જાહેરસભાને સંબોધતાં શ્રી ગાંધીએ કહ્યું કે ખેડૂતોના ધિરાણ માફ કરાશે તથા ખેડૂતોનું અલગ અંદાજપત્ર રજુ કરાશે તેમણે એન ડી એ સરકારના નોટ રદ કરવાના તથા જી એસ ટી લાગુ કરવાના નિર્ણયથી બેરોજગારી વધી ફોવાનો આરોપ મૂક્યો ફતો

વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં આગળ વધી રહ્યું છે અને ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચેના ઓરિસ્સાના દરિયાઇ કાંઠાને વટાવી શુકવારે દક્ષિણપુરી તરફ ફંટાથ તેવી સંભાવના છે

ડી આર એફ

સી પી ના પ્રમુખ શરદ પવારે ટ્વીટર પર જણાવ્યું કે ફડણવીસ ગૃફમંત્રાલય પણ ધરાવે છે ત્યારે તેમણે જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જાઈએ

એટર્ની જનરલ કે

વેણુગોપાલે અદાલત સમક્ષ રજુઆત કરી કે ચુકાદાથી ધણા પ્રશ્નો સર્જાયા છે અને તેનીસમીક્ષા થવી જાઈએ ન્યાયાધીશો શ્રી અરૂણ મિશ્રા અને શ્રી યુ યુ લલીતની ખંડપીઠે જણાવ્યું કે દેશમાં કાયદાકીય સમાનતા રહેવી જાઈએ અને તેમાં એસસી એસટી કે સામાન્ય કેટેગરી જેવો ભેદભાવ ન ફોઈ શકે

પોલીસના જણાવ્યા અનુસાર ઝફરાન કાસીમના નેતૃત્વમાં આ બોંબ વિસ્ફોટ કરાયા ફતા તેણે કોલંબોની શાંગ્રીલામાં આત્મઘાતી હ્મલો કર્યો હતો

પી એલ ક્રિકેટમાં આજે રાત્રે મુંબઈ અને ફૈદરાબાદની ટીમ વચ્ચે મુંબઈમાં મેચરમાશે

મફેન્દ્રસિફ ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો

જાકે ટોચની ચાર ટીમમાં બંનેએ સ્થાન મેળવ્યું છે

પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન અને શુભાંકર ડે બફાર નીકળી ગયા છે તો પ્રણવ અને સાંઈ પ્રણીત પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પફોંચ્યા છે

આજે પ્રિ ક્વાર્ટર ફાઈનલ રમાશે